ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે રાજ્યની નવી ઉધોગ નીતિની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં જાહેર કરાયેલી આ નવી ઉધોગ નીતિમાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે

આ ક્ષેત્રોને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે નવી નીતીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ શહેરો નગરોમાં હોસ્પિટલો અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવા શહેરી વિકાસ વિભાગને સ્પષ્ટ તાકિદ કરી છે તેમણે આ સંદર્ભમાં તાત્કાલિક સ્થળ ચેકિંગ તપાસ કરવા અને પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ મહાનગરો નગરોના સત્તાતંત્રોને આપી છે જે વ્યવસ્થાઓ ખૂટતી હોય ત્યાં ફાયર સેફટી સહિતની વ્યવસ્થાઓ સત્વરે ઊભી કરાવવા પણ શહેરી વિકાસ વિભાગ કાર્યવાહી કરે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે તેમણે અમદાવાદમાં હોસ્પિટલમાં આગ લાગવાની જે ઘટના બની તેવી કોઇ પણ ઘટના ભવિષ્યમાં કયાંય બેદરકારીને કારણે કે જરૂરી વ્યવસ્થાના અભાવને કારણે બને નહિ તેવી સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે મુખ્યમંત્રીશ્રીએ માનવજીવન અમૂલ્ય છે તેથી આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોને જાન ગૂમાવવા વારો ન આવે તેવી સ્થિતીના નિર્માણ માટે પણ તાકિદ કરી છે

નર્મદા નદી અરબી સમુદ્રને મળે તે અગાઉ ભાડભૂત નામના સ્થળે બેરેજ બાંધી મીઠા પાણીનું વિશાળ સરોવર રચવા સાથે જમીનમાં ખારાશ આગળ વધતી અટકવાનો હેતુ આ યોજના ધરાવે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે ગુજરાતને જળ આત્મનિર્ભર બનાવતા આ પ્રોજેકટને દુનિયાની બહતરીન જળ યોજનાઓમાં સ્થાન મળશે

મી અંતર ઘટશે તો માછીમારી માટે ખૂબ મોટી રાહત ઊભી થશે તેમણે કહ્યું કે ભાડભૂત યોજના સાકાર થતાં નર્મદા પરિક્રમા રૂટ પરના સ્થળોના કાંઠા ઘસાતા પણ રોકાશે

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે ચીફ સેક્રેટરી અનિલ મુકીમ મુખ્યમંત્રીશ્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી કે કૈલાસનાથન તથા પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી હેલ્થ જયંતિ રવિ પણ ઉપસ્થિત રહેશે મહિલા કોરોના વોરિયર્સ માટે રાજય સરકારે નિર્ણય કર્યો છે કે સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ વોર્ડ સિવાયની કામગીરી સોંપવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદી પ્રમાણે કોવિડ હોસ્પિટલોમાં કામગીરી બજાવતી અને સગર્ભાધાત્રી માતાઓને કોરોના સંક્રમિત દર્દીઓના સીધા સંપર્કમાં ન આવવું પડે અને સગર્ભા માતા અને તેના ગર્ભસ્થ શીશુનું સ્વાસ્થય જળવાય તે માટે આ નિર્ણય લેવાયો છે

આજ સમયગાળામાં રાજ્યના ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધુ નોંધાયું હતું ધોરાજી નજીક ભૂખી પાસે આવેલા ભાદર બે ડેમના ચાર દરવાજા ખોલતા નીચાણવાસના ગામડાને સાવધ કરાયા છે ગીર સોમનાથ જિલ્લામાં રાવલ ડેમના બે દરવાજા ખોલયા છે વડોદરામાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે વાહન વ્યવહારને અસર થઈ છે ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ ને પગલે સોનરખ અને કાળવો નદીમાં પૂર આવતા વિલિંગડન ડેમ છલકાયો છે અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ થતાં વડગામે ચારનાળા કોઝ વે પર પાણી ફરી વળ્યું હતું અને અનેક લોકો અટવાઈ ગયા હતા વહીવટી તંત્ર દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

અમારા પ્રતિનિધિ જણાવે છે કે વાંઝા જ્ઞાતિ દ્વારા કબીર ભગત ની યાદ માં આ ખાસ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે જે માત્ર ને માત્ર દિવ માં જ ઉજવાય છે નારિયેળની પૂજા બાદ નાગરવેલ ના પાન નો માંડવો સજાવી ને તેમાં વચ્ચે નાળિયેર ને છુપાવી ને રાખવામાં આવે છે દિવ ઝાંપા પાસે આ મહત્વપૂર્ણ નારિયેળ ને લૂંટવા દર વર્ષે દરેક સમુદાય ના લોકો ખૂબ મોટી સંખ્યામાં એકઠા થાય છે જેથી આ વર્ષે કોરોના મહામારી ને કારણે દિવ પ્રશાસન દ્વારા કાજળા મહોત્સવ ની ઉજવણી માટે મંજૂરી આપવામાં નથી આવી

આ ગેંગ પાસેથી રૂ

આ તમામ સભ્યો સામે ચોરી નહીં પણ ધાડપાડુનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે